આ પ્રક્રિયા પૂરી થતા સુધીમાં એમટીએનએલ બીએસએનએલની સબસીડીયર બની રહેશે આ ઉપરાંત અન્ય એક મહત્વના નિર્ણયમાં ઘઉંના મહત્તમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ દીઠ રૂ

આજે સવારે આઠ વાગ્યા થી મતગણતરી શરુ થશે

આ એપ યૂંટણીપંયની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે

આ સમારોહમાં નવરચિત યુનાઇટેડ નેશન્સએસોસિયેશન ગુજરાતના પ્રમુખ તરીકે શ્રી ભારત પંડ્યા અને ઉપપ્રમુખ તરીકે શ્રી ધનરાજ નથવાણીની નિયુક્તિ કરવામાં આવી હતી